મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી

તહેવાર પ્રસંગે ઘરમાં જ પૂજાઅર્ચના કરવા અપીલ કરી અમદાવાદ જિલ્લામાં કોરોનાના દર્દીઓને ઝડપથી શોધી કાઢવા માટે ખાસ

આજે ચોથી વખત આ વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજાઇ હતી

આ સાથે તમાકુની ખરીદી પણ શરૂ કરવામાં આવી છે

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મોટા પાયે સઘન ઝ઼ંબેશ શરૃ કરાઇ છે અને શહેરના હોટ સ્પોટ વિસ્તારમાં લક્ષણો ધરાવતા તમામ દર્દીઓની ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે

ત્યારે આગામી દિવસોમાં રમજાન અને પરશુરામ જંયતિ આવતી હોવાથી લોકોને કોઇ પણ ધાર્મિકસ્થાનો પર નહી જઇને ઘરેથી પુજા અર્ચના અને બંદગી કરવા માટે પોલિસ વડા શિવાનંદ ઝઆએ અપિલ કરી છે

લૉકડાઉનમાં માલવાહક વાહનોને છુટ આપવામાં આવી છે જેનો દારૂની હેરાફેરી માટે દૂરપથોગ કરવામાં આવી રહ્યો છે બાલાસિનોર અને અમદાવાદ બરોડા હાઇવે પરથી આ પ્રકારની દારૂની હેરાફેરી કરતા બે ટ્રકોને ઝડપી પાડવામાં આવી છે આ સાથે કોરોના વાયરસની અસર મોટી ઉમરના લોકો તેમજ સાથે અન્ય બિમારી ધરાવતા લોકોને વધુ ધ્યાન રાખવા માટે પણ પોલીસ વડા દ્વારા અપિલ કરાઈ છે

તેમાં ઝડપી તપાસ દર્દીને અલાયદા રાખવાની સુવિધા અને સારવાર અને ત્રણ સુવિધા થશે અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ આ વાનને પ્રસ્થાન કરાવ્યું હતું અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોરોનાનો ફેલાવો અટકાવવા અનેકવિધ પગલાં લેવાઈ રહ્યા છે તેના ભાગરૂપે આ ટેસ્ટિંગ વાનનો પ્રારંભ કરાવ્યો છે શ્રી બાબુએ જણાવ્યું હતું કે આ વાન સાથે આરોગ્યની ટીમ તાલુકા મથકે અને ગામડાંઓમાં મોકલવામાં આવશે અને શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ વાનમાં એકત્રિત કરવામાં આવશે ખૂબ ટૂંકા સમયમાં સમગ્ર જિલ્લાને આવરી લેવામાં આવશે

શહેરના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ આ અંગે વધુ વિગતો આપી

જીલ્લાના અધિક કલેકટર કેતન જોષીએ આ અંગે માહિતી આપી

દાદરાનગર હવેલી દમણ દીવના આરોગ્ય સચિવ ડોક્ટર એ

તાલુકામા આવેલા ડુમરા ગામ ના મહિલા સરપંચ રાજ્ય્રીબેન કલ્યાણભાઈ ગઢવીએ આ અંગે વધુ માહિતી આપી

તેમનું કહેવું છે કે કોરોના લોક ડાઉનને લીધે બધી આર્થિક પ્રવૃત્તિ થંભી ગઈ છે ત્યારે સરકારે મોકલેલા બે ફજાર રૂપિયા આશીર્વાદરૂપ સાબિત થાય છે

તે વખતના અમેરિકાના સાંસદ ગેરોલ્ડ નેશનલે પૃથ્વી દિવસ મનાવવાનો પ્રારંભ કરાવ્યો હતો પાણી વનસ્પતિ ખનીજ તેલ જેવા કુદરતી સ્રોતોના બેફામ ઉપયોગના કારણે આજે વિશ્વમાં પાણી શુધ્ધ હવા જેવા સ્રોતોની ખેંચ વર્તાઈ રહી છે અને પૃથ્વી ઉપર ભારણ વધ્યું છે